આરોગ્ય અને પોષણને લગતી યોજનાના ખરા અર્થમાં સંવાહક એવી મહિલાશક્તિ સમાન આંગણવાડીની યશોદા માતાઓ પૂર્ણા સખી પૂર્ણા સહસખી સહિત આરોગ્ય વિભાગની મહિલા કર્મચોગિનીઓને આ પોષણ અભિયાન અંગે મુખ્યમંત્રી માર્ગદર્શન આપ્યુ હતું

આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા આ વર્ષે મજબૂત લોકશાહી માટે મતદાર સાક્ષરતા આ થીમ નક્કી કરાઇ છે

આ ઉપરાંત ઉપસ્થિતસૌને નિર્ભયતાપૂર્વક તેમજ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના મતદાન કરવા અંગેના શપથ લેવડાવવામાંઆવશે

આસામના ગુવાહાટીમાં રમાયેલી ખેલો ઇન્જિયા યુવા રમતોત્સવમાં ગુજરાતે કુલ બાવન મેડલ ટેલિમાં નવમું સ્થાન મેળવ્યું છે ગઈકાલે સ્પર્ધાના અંતિમ દિવસે સ્વિમર કલ્યાણી સકસેનાએ ત્રીજો સુવર્ણ ચંદ્રક મેળવી કુલ પાંચ ચંદ્રકો જીત્યા છે

નેહ્લ ઠક્કર સુરક્ષા એજન્સી કચ્છની સામે પાર પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓની વધેલી ચહલપહલ વચ્ચે કચ્છની રણ અને સમુદ્રી સીમાએ ગણતંત્રદિન પૂર્વે એલર્ટ જાહેર કરાયું છે તથારે કેન્દ્ર સરકારની બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી કચ્છની બે દિવસની મુલાકાતે આવયા છે સેક્રેટરી નાગેન્દ્રનાથ સિંઘએ ભુજમાં વિવિધ એજન્સીઓ સાથે મિટીંગ યોજી જરૂરી મસલતો કર્યા બાદ જખૌ ખાતે કોસ્ટગાર્ડ મથક અને મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી

એસ એફ તથા દરિયામાં કોસ્ટગાર્ડ પ્રથમ હરોળમાં ઘનીષ્ઠ પેટ્રોલીંગ આદર્યું છે તો બીજી હરોળમાં પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઇ છે

આ વાયરસ માનવીથી માનવીમાં ફેલાતો હોઈ તેને નાથવા દુનિયાભરના વૈજ્ઞાનિકો પ્રયત્નશીલ બન્યા છે કચ્છમાં બે બંદરો ઉપરાંત ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં ચીની લોકોની અવર જવર રહેતી હોઈ અહીં કોરોના વાયરસનો પગપેસારો ન થાય તે માટે કચ્છનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે